ભારત કી લક્ષ્મી પહેલને સમગ્ર દેશમાં ઉમળકાભેર પ્રતિસાદ સાંપડથો છે તેમ જણાવીને શ્રી મોદીએ આવા ઉદાહરણોમાંથી પ્રેરણા લેવા લોકોને કહ્યું હતું પ્રધાનમંત્રીએ ઉત્સવોને લોકોના જીવનમાં નવી ચેતના જગાવનાર પ્રસંગ ગણાવીને દિપાવલીના આ શુભ પર્વે સ્થાનિક ઉત્પાદનો ખરીદવાનો અનુરોધ કર્યો હતો

સ્વચ્છ ભારત અભિયાન અંગે બોલતાં તેમણે કહયું કે સમગ્ર દેશના અલગ અલગ વિસ્તારોમાંથી સ્વ છતા અને તે અંગે લોકોમાં ઉદભવેલી સકારાત્મક વિયારોની વિગતો હવે સાંભળવા મળી રહી છે

દિવાળી પર્વની શુભેચ્છાઓ આપતાં પ્રકાશનું આ પર્વ આપણા જીવનમાં સકારાત્મકતા લાવે અને ભેદભાવનો અંધકાર દુર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી દિવાળી સમગ્ર દેશની સાથે રાજયમાં આજે દિપાવલીનું પર્વ ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહયું છે દિવાળી નિમિત્તે રાત્રે મંદિરો ઘરો બજારો રોશનીથી ઝળહળી ઉઠે છે ગાંધીનગર અક્ષરધામ ખાતે દિપોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં દસ હજાર દિવડાથી સ્વામીનારાથણ મંદીર ઝળ્હળી ઉઠ્યુ હતું

અમારા રાજકોટના પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે ચોપડા પુજન કરવાની શાસ્ત્ર વિધિ અને પ્રથાને આજે પણ રાજકોટ વાસીઓ અનુસરી રહથાં છે

અમારા ડાંગ જીલ્લાના પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે આજે રાત્રે ડાંગ જીલ્લાના ગામડાઓમાં ડાંગી સંસ્કૃતિ મુજબ દિવાળી પર્વ માટે ઘરે ઘરે ફાગ મનાવવાની પ્રથા છે અને મોડી રાત્રે ગામડાઓમાં ડાંગી નૃત્યના સથવારે લોકો દિવાળીની ઉજવણી કરશે

દરમિયાન રાજયભરમાં ગઇકાલે કાળી ચૌદશ નિમિત્તે વિશેષ પુજન અર્ચન કરાયા હતા

પ્રધાનમંત્રી શ્રી મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહાન નેતાને શ્રદ્ધાંજલી આપવા માટે ગુજરાતના કેવડિયા જશે